તેમણે મીઠાઇની ટ્રે ઉપર ઉત્પાદનની તારીખ અને બેસ્ટ બિફોર તારીખ દર્શાવવી પડશે ઉત્પાદકોએ ઉત્પાદનની મહત્તમ મર્યાદા દર્શાવાતી તારીખ જે તે વિસ્તાર જે તે સમયનું તાપમાન તથા ઉત્પાદનનો પ્રકાર ધ્યાનમાં રાખીને નક્કી કરવાની રહેશે

આ ઉપરાંત વિવિધ પ્રકલ્પોનું પણ લોકાર્પણ કર્યું હતુ ઉલ્લેખનીય છે કે સ્વ મોરારજી દેસાઇ ગાંધી વાદી વિયારધારામાં માનનારા અને દેશના ચોથા પ્રધાનમંત્રી હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આજે ભુતપુર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઇના જન્મ દિવસે તેમને શ્રધ્ધાંજલી પાઠવી છે એક ટવીટમાં તેમણે કહ્યું કે મોરારજી દેસાઇ હંમેશા શિસ્ત અને સિધ્ધાંતોના આધારે રાજકારણ કરતા હતા જેના માટે તેઓ હંમેશા યાદ રહેશે મુલાકાત કેવડીયા કોલોની ખાતે ઈન્ડિયા આઇડિયાસ કોંક્લેવ માં હાજરી આપવા પધારેલા આસામનાં મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલની દુનિયાની સૌથી વિરાટ પ્રતિમાંનાં ચરણોમાં શિશ ઝુકાવ્યુ હતું ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરીમાં પ્રતિમાનાં હદય સ્થાનેથી નર્મદા ડેમનો નજારો પણ માણ્યો હતો તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન લાયબ્રેરી સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી આ મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં વહિવતદારો તેઓની સાથે રહ્યા હતા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતથી તઓ પ્રભાવિત થયા હતા

આ પ્રસંગે કેબીનેટમંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમા રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને અન્ય ઉપસ્થીત રહેશે

મા ઉમિયાનું વિશ્વનું સૌથી ઉયુ મંદિર બને તે પહેલા વિશ્વ ઉમિયા ધામ સંકુલને જીવંત રાખવા મા ઉમિયાના ચલ મંદીરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે

આજે સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતીન પટેલ ઉપસ્થિત રહેશે ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે આવેલી આરટીઓ કચેરી ખાતે ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ કરાતા અરજદારોમાં ખુશી પ્રસરી છે અરવલ્લી જિલ્લાની રચના થયા બાદ લાઈસન્સ કઢાવવા આવતા અરજદારોએ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ટેસ્ટ આપવા માટે જવું પડતું હતું સ્થાનિક સાંસદ તેમજ આગેવાનોની રજૂઆત બાદ વાહન વિભાગ દ્વારા આખરે મોડાસાની આરટીઓ કચેરી ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે જેથી જિલ્લાના લોકોને હવે ફાયદો થશે ખાસ કરીને ભિલોડા મેઘરજ માલપુર અને બાયડ તાલુકાના અરજદારોએ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે સીત્તેર કિલોમિટર કરતા વધારે અંતર કાપવું પડતું હતું તેમાથી હવે મુક્તિ મળી છે

તાજેતર જિલ્લા જળ સ્વચ્છતા સમિતિની મળેલ બેઠકમાં આ કામોને બહાલી આપવામાં આવી હતી

ગુજરાતે ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો